ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની મંત્રણાના ચોથા દોરનો પૂર્વ લદ્દાખના ચુશુલ ખાતે આજે આરંભ થયો રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાવત્ રાજ્ય વિધાનસભા પક્ષની બેઠકનો જયપુરમાં આજે આરંભ થયો

જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન ક્ષેત્રને આજથી પર્યટકો માટે તબક્કાવાર ખૂલ્લુ મૂકાયું

ભારતીય સેના વતી લેફ્ટન્ટન્ટ જનરલ હરિદંરસિંહ જયારે ચીની સેના વતી મેજર જનરલ લીયુ લીન મંત્રણામાં ભાગ લઇ રહ્યા છે ત્રીજા દોરની મંત્રણા ગત ત્રીસમી જૂને યોજાઇ હતી સત્તાવાર સૂત્રોને ટાંકીને અમારા સંવાદદાતા જણાવે છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી બાકી સૈનિકોને પાછા ખેંચવાનો મુદ્દો આજની ચર્ચાના કેન્દ્રમાં રહેશે ચીને તણાવ વધ્યો હતો તેવા ઘણાં સ્થળોએથી પોતાની સેના પાછી ખેંચી લીધી છે જ્યારે પેગોંગ સરોવર પાસેના પર્વતીય વિસ્તાર ફિંગર ચારમાં ચીને પોતાના કેટલાંક સૈનિકોને ગયા સપ્તાહમાં પાછા બોલાવી લીધા હતા

ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી સચીન પાયલટ સહિત કોંગ્રેસના બધા જ ધારાસભ્યોને આ બેઠક માટે લેખિત આમંત્રણ મોકલવામાં આવ્યું હતું

મહારાષ્ટ્ર કોવિડ મહારાષ્ટ્રમાં વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ તથા વિધાનપરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દારેકરે રાજ્યમાં કોવિડના વધતા જતા કેસો અંગે રાજ્ય સરકારને સૂચનો કર્યા છે બંને અગ્રણીઓએ સમગ્ર રાજ્યના કોવિડથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા પછી કોવિડની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી

બંને આગેવાનોએ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને તેમની સાથે સીધો સંવાદ કરી પરિસ્થિતીની સાચી મેળવવા અપીલ કરી છે અમિત શાહ્ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગુજરાતમાં તેમના મતક્ષેત્રમાં વીડિયો કોન્ફરન્સથી કોરોના મહામારીના સંદર્ભમાં પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મતક્ષેત્રના વિવિધ વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી આયુષ્માન ભારત થોજના ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની અમલવારી બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના નાગરીકને મળે તે માટે યોજના લાભાર્થી કેમ્પ કરવા પર ભાર આપ્યો હતો

એઇમ્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં પરીક્ષણ માટે સ્વેચ્છાએ આગળ આવેલા દસ લોકોની રસી આપવામાં આવી છે તબીબોની એક ટુકડી આ લોકો ઉપર થનારી અસર ઉપર ચાંપતી નજર રાખી રહી છે

નિર્ધારીત સમય પૂરો થતાં રસી અપાયેલા દસ જણાનું તબીબી પરિક્ષણ કરાશે પૂણેની નેશનલ વાયરોલોજી સંસ્થા હૈદરાબાદની ભારત બાયોટેક લિમીટેડ અને ભારત તબીબી સંશોધન પરિષદે સાથે મળીને આ રસી બનાવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપીયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ અને યુરોપીયન પંચના અધ્યક્ષ ઉર્સુલા વોન ડર લેચેનના અધ્યક્ષપદે આ બેઠક યોજા શે

આ ઉપરાંત ભારત અને યુરોપીયન સંઘ વચ્ચેના સંબંધો વેપાર તથા મૂડીરોકાણ અને આર્થિક બાબતો ચર્ચાના કેન્દ્રમાં રહેશે

પહેલા તબક્કામાં વિમાન વડે આવતા પર્યટકોને મંજુરી અપાશે

કાશ્મીર પહોંચતા પહેલા પર્યટકોએ ત્યાંની હોટલોમાં બુકીંગ કરાવેલું હોવું જોઈએ એવી જ રીતે પર્યટકોએ પાછા ફરવાની કન્ફર્મ ટિકીટો અગાઉથી પણ લેવી પડશે

દ્વારા આ એકમની સ્થાપનાને ભારતમાં આઈએફએસસી વ્યવસાયના વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે જેની ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાયનાન્સ ટેક સીટી વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે તેવું પુરવાર કર્યું છે

ગાડકરી હાઇવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે હરિયાણાના અનેક હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્વાટન કર્યું ઓનલાઈન વેબ આધારિત કાર્યક્રમમાં આજે ઘણા પ્રોજેક્ટ્સનો પાયો નાખવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ્સ પર વીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે મુખ્યમંત્રી મનોહર લાલ સમારંભના અધ્યક્ષ સ્થાને ઉદ્વાટન કાર્યક્રમ યોજાયો હતો

ળોએ રસ્તામાં ભંગાણ પસ્યા છે આ સાથે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી શરૂ ભીમાજી થઈ છે દરંગ બારપેટા અને બોંગાઇગાંવ જિલ્લામાં સૌથી વધુ પૂરનો ભોગ બન્યો છે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીએ ગઈકાલે પૂરગ્રસ્ત દિબ્રુગઢ જિલ્લાની મુલાકાત લીધી હતી બંને નેતાઓએ ચબુઆ અને બિધાકોટામાં રાહત શિબિરોની પણ મુલાકાત લીધી